રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી અનુસાર પ્રધાનમંત્રીએ કર્મચારી બાબતો જાહેર ફરિયાદ પેન્શન અણુ ઉર્જા અવકાશ નીતિવિષયક બાબતોનો હવાલો પોતાની પાસે રાખ્યો છે આ ઉપરાંત અગત્યના ખાતાઓમાં સંરક્ષણ મંત્રાલય રાજનાથસિંહને તથા ગ્રહમંત્રાલય અમિત શાહને સોંપાયું છે

આ ઉપરાંત રમેશ પોખરીયાલને માનવ સંપત્તિ વિકાસ સ્મૂતિ ઇરાની મહિલા અને બાળવિકાસ ડોકટર હર્ષવર્ધનને આરોગ્ય પ્રકાશ જાવડેકરને માહિતી અને પ્રસારણ તથા પર્યાવરણ મંત્રાલય પિયુષ ગોયેલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે

શૌચાલયના બાંધકામનો સમયમર્યાદામાં પુર્ણ કરવા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છ દ્રારા જણાવાયુ છે

પ્રવેશ મેળવવા માટે લાયક થતાં સવા લાખ બાળકો પ્રવેશ મેળવે છે કે નફી તેની યકાસણી તેમજ અભ્યાસ ન મેળવનાર કે વચ્ચેથી છોડી દેનાર વિધાર્થીને મેઈન સ્ટ્રીમમાં લેવાશે ઉપરાંત શિક્ષણ એક ફજાર કલાક પુરૂ અપાય તે માટેનું આયોજન શિક્ષણ વિભાગ દ્રારા કરાશે

કીચડમાં ફસાયેલા કાયબાઓને વનતંત્ર તથા સ્થાનિક લોકોની મદદ થી બાજુના ઘાણીથર ગામના તળાવમાં મુકવામાં આવ્યા છે લોકોએ રજુઆત કરી ફતી કે વન્ય જીવો માટે વરસાદ આવે તે પહેલા પાણી માટેના કેટલાક પોઈન્ટ બનાવવામાં આવે અને તેમાં પાણી જળવાઈ રહે તો તળાવમાં રહેતા જળચર પ્રાણીઓને પાણી વિના મૃત્યુ ન પામે તેમજ નર્મદાના પાણીથી તળાવને ભરવા માટે ગામલોકોએ તૈયારી દર્શાવી હતી

આખા વર્ષ દરમ્યાન વૈશાખ સુદ તેરસના દિવસે જ પ્રાંથળીયા આહિર સમાજની વસ્તીવાળા દરેક ગામમાં સમાજની નિતી અને નિયમ મુજબ લઝ્નો પરંપરાગત રીતે આયોજીત કરવામાં આવે છે અને સમુહ ભોજન આયોજીત કરીને અનાજનો થતો બગાડ રોકવામાં આવે છે એમ પ્રાંથળીયા આહિર સમાજ દ્રારા જણાવાયુ છે

ઐતિહાસિક અંજાર શહેર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજીવ અંજારીયાએ ધુમપાન વિરોધી રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થા કરાવ્યુ હતું ઉપરાંત જિલ્લામાં પણ આજે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું